પ્રધાનમંત્રીએ સમાજમાં ચર્ચાથી લઇ સોશ્યલ મીડીયા પર સંદેશો મોકલતા પહેલા તેનાથી દેશનું કે જે તે સમુહનું ભલુ થશે કે કેમ તે વિચારવાની અપીલ કરી છે

તેમણે દેશને કોરોના મુકત કરવા સાવચેત રહેવાનો યુવાનોને અનુરોધ કર્યો પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભુતપુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેથીના ઉપદેશને યાદ કરીને વીર જવાનોનું સન્માન વધે મનોબળ વધે તેવા પ્રયાસો કરવા અપીલ કરી હતી કોરોનાકાળમાં સામાજિક અંતર જાળવવુ જરૂરી હોવાથી આગામી સ્વતંત્રતા દિવસની ઉજવણી પણ અલગ રીતે કરવાનો તેમણે દેશવાસીઓને અનુરોધ કર્યો હતો

અમારા સંવાદદાતા જણાવે છે કે આ ત્રણેય અદ્યતન પ્રયોગશાળાઓ પ્રતિદિન દસ હજારથી વધુ નમૂનાઓનું પરિક્ષણ કરવાની ક્ષમતા ધરાવે છે

રાષ્ટ્રપતિએ આપેલા આ દાનથી અન્ય સંસ્થાઓ અને વ્યક્તિઓને પણ કોવીડ સામેની લડતમાં યોગદાન આપવા પ્રેરણા મળશે

આરોગ્ય મંત્રાલયે બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પરિક્ષણ દર્દીની ઓળખ અને સારવારની અમલમાં મૂકાયેલી નીતિ વધુ અસરકારક બનાવવા ઉપર ભાર મૂક્યો છે

શ્રી દાવાણેએ જણાવ્યું હતું કે આ ધારો અસરકારક રીતે અમલમાં મૂકાય તે જોવાની જવાબદારી કેન્દ્ર તથા રાજ્ય સરકારોની છે

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગઈકાલે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે કારગીલ યુદ્ધમાં પ્રાણનું બલિદાન આપનાર શહિદ વીર જવાનોને અંજલી આપી હતી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

અબ્દુલ મોમેને જણાવ્યું છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઘનીષ્ઠ અને ઐતિહાસિક સંબંધો છે તેમજ બંને દેશો બધી જ સમસ્યાઓનો ઉકેલ ચર્ચા વડે લાવવા સક્ષમ છે ગઈકાલે બાંગ્લાદેશની ખાનગી સમાચાર ચેનલ સાથે વાતચીત કરતા શ્રી મોમેને વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની નવી સરકાર સત્તા ઉપર આવ્યા બાદ સરહદ વિવાદનો મહંદંશે સંતોષકારક ઉકેલ લાવવામાં આવ્યો છે

તેમણે કહ્યું કે તેમનું મંત્રાલય અન્ય સરકારી એજન્સીઓ તથા સ્ત્રોતો પાસેથી નાણાંકીય મદદ મેળવવામાં પણ મદદ કરશે તેમણે કહ્યું કે પુર્વોત્તર રાજયોના લોકોનું કલ્યાણ મોદી સરકારની પ્રાથમિકતા છે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર પુર્વોત્તરના આસામ અરુણાચલ પ્રદેશ અને અન્ય ક્ષેત્રોમાં આવેલા પુરની સ્થિતિ પર નજર રાખી રહી છે